તેવી જ રીતે એક જૂથ બનીને વિજયી થશે તેમણે કહ્યું કે દેશનો દુશ્મન આપણો વિકાસ અટકાવવા માટે આતંકવાદી હુમલાઓ કરાવે છે ત્યારે બધા જ નાગરિકોએ એક જૂથ થઇને તેમના કાવતરાને નિષ્ફળ બનાવવું પડશે આજે દેશભરનાં ભાજપના કાર્યકરો સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી સંવાદ સાધતાં તેમણે કહ્યું હતું કે દેશની સલામતી રક્ષકો પ્રત્યે દેશ ઋણી છે કારણે કે તેમની કામગીરીના કારણે જ દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે બધા જ ક્ષેત્રમાં સાથે મળીને વધુ પરિશ્રમ કરવાની જરૂર છે

દ્વારકા જિલ્લાના સંવેદનશીલ સલાયા બંદર ઉપર દરિયાઇ પેટ્રોલીંગ સઘન બનાવી દેવાયું છે માછીમારોની બોટોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે દરમિયાન ઓખા બંદરેથી માછીમારી માટે ગયેલી તમામ નોકાઓને પરત ફરવા જણાવાયું છે મત્સ્ય વિભાગ દ્વારા માછીમારી માટે દરિયામાં જવાના ટોકન આપવાનું બંધ કરાયું છે સુત્રોના જણાવ્યા મુજબ મોટા ભાગની બોટો પરત ફરી છે એવી જ રીતે સરહદી જિલ્લાઓમાં વાહનોનું મોટા પાયે ચેકીંગ હાથ ધરી અજાણ્યા મુલાકાતીઓની અવર જવર પર નજર રાખવાનું કામ પોલીસતંત્રએ શરુ કરી દીધું છે સૌરાષ્ટ્રના મહત્વના બંદર પર કંડલા તેમજ વાડીનાર બંદર પર પણ નૌકાદળના આધ્રુનિક જહાજ તૈનાત થઇ ચૂક્યા છે દરમ્યાન દ્વારકા સોમનાથ જેવા ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે

અમારા બનાસકાંઠાના પ્રતિનિધિના જણાવે છે કે સરહદી બનાસકાંઠા જીલ્લાની ખોડા થરાદ થાવર અને ગુંદરી તથા યાત્રાધામ અંબાજી નજીકની સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી આવતાં જતાં તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરાયું છે અમારા કચ્છના પ્રતિનિધિ જણાવે છે કે બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા સરહદી ગામડાઓમાં ચાંપતો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે સરહદી વિસ્તારમાં શંકાસ્પદ હિચલાચની માહીતી સલામતીદળ સુધી પહોંચાડવા માટે વહીવટીતંત્ર દ્વારા ટેલીફોન હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે જીલ્લા પોલીસવડા અશોકકુમારે પીપાવાવ અને જાફરાબાદ સહિત ભાવનગર અને અમરેલી જીલ્લા મહત્વના સ્થળોની મુલાકાત લઇને સલામતી જાળવવા લેવાયેલા પગલાંની માહિતી મેળવી હતી

આંબેક્ટરના સામાજીક વિચારો વિષય પર એક દિવસના રાષ્ટ્રીય સેમીનારનું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડૉ બાબા સાહેબ આંબેડકરએરના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ભારતીય બંધારણ માનવ અધિકાર અને સામાજીક પધ્ધતિ સમાજના નબળા વર્ગો સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી અને સંશોધકોએ પોતાના સંશોધન પત્રો રજુ કર્યા હતા

એ પ્રજાપતિએ આ સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં અધ્યાપકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે જીલ્લાના પાંચ તાલુકામાં છ હજાર ખેડૂતોને આવતા મહીને સહાય ચુકવાશે